તેમણે વધુમાં કહ્યું કે ભારતના ઈતિહાસમાં લગભગ એવુ પ્રથમવાર બન્યું હશે કે એક પુરૂષ પ્રધાનમંત્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પોષણની આટલા મોટાપાયે ચિંતા કરી હોય

એમણે જણાવ્યું કે આંગણવાડીની કાર્યકર બહેનો દરરોજ સમાજ પ્રત્યે સમર્પિત ભાવનાથી સેવા કરે છે તેમના આ કામને બિરદાવવા ભારત સરકારે પહેલીવાર દુરદર્શનના માધ્યમથી નાની જાહેરાત દ્વારા દેશની જનતાને અપીલ કરી છે કે તમને તમારા ગામ કે શહેરમાં કોઈ આંગણવાડી દીદી કે બહેન દેખાય તો થોડો સમય કાઢી તેમને ધન્યવાદ કહો

શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે સ્માર્ટ ફોન દ્વારા આંગણવાડી કાર્યકરો પણ સ્માર્ટ બનશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને કચ્છને અછતમુકત જિલ્લો જાહેર કર્યો છે ગત વર્ષની અછતની પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરવા બદલ અને પશુધનને જરૂરી માત્રામાં ઘાસચારો પુરો પાડવાની જિલ્લા વહીવટીતંત્રની કાર્યવાહીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી

જે તમામ આ વર્ષના વરસાદથી ભરાઇ ગયા છે કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રૂદ્રમાતા ડેમને નર્મદાનીરથી ભરવાની રાજય સરકારની વિચારણા મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં દોહરાવી હતી મુખ્યમંત્રીશ્રી કચ્છ જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે માહિતગાર થયા હતા અને આ વર્ષે પૂરતો વરસાદ થવા છતાં અછતની સંભવિત પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામે સઘન આયોજન કરવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી

યુરોપિયન ઇન્ટરનેશનલ અર્બન કો ઓપરેટીવ અને રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તથા ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ વચ્ચે આબોહવા પરિવર્તન અંગે કરાર કરવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ગ્લોબલ ર્વોમિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફેન્ડલી દેશના નિર્માણ માટે સૌ દેશવાસીઓએ સંકલ્પબદ્ધ બનવું પડશે

જેમાં રાજ્યના આ આઠ મહાનગરો જોડાશે એટલે રાજ્યના નગરોને પણ ટેકનીકલી માર્ગદર્શન માટે આદાનપ્રદાનની તક મળશે

જે આબોહવા પરિવર્તન સામે લડવાના રાજ્ય સરકારના પગલાઓ નીતિઓને પ્રોત્સાહન આપીને લાંબાગાળાની નીતિ સાથે સમાવિષ્ટ નિયંત્રિત કાર્બન ઉત્સર્જક સ્થિતિ સ્થાપક અને ટકાઉ સમાજના નિર્માણમાં સહભાગી બને છે

ખાણ અને ખનીજ વિભાગની વહિવટી વ્યવસ્થાને સુદ્રઢ કરવા તથા આધુનિકરણ માટે છેલ્લા બે વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઇ ઓક્શન ડ્રોન સર્વેલન્સ જેવી વહીવટી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવેલ છે જ્યારે ક્ષેત્રિય કર્મચારીઓ માટે વાહનો યૂનિફોર્મ વગેરે જેવી નવી વ્યવસ્થાઓ ઉભી કરી આધુનિકરણ કરવામાં આવેલ છે આ બન્ને પ્રોજેક્ટ માટે ખાતા દ્વારા સઘન પ્રયત્નો કરી અસરકારક રીતે અમલ કરવામાં આવેલ છે તથા લાંબા ગાળાની વ્યવસ્થાઓ ઉભી કરેલ છે જે બન્ને પ્રોજેક્ટ માટે સ્કોચ ગોલ્ડ એવોર્ડ મળેલ છે જપ તપ ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે આજે શ્રાવણી અમાસ નિમિત્તે રાજ્યના વિવિધ મંદિરોમાં અમરનાથ દર્શન અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી આજે ગાયનું પૂજન કરવાનો મહિમા હોવાથી ભક્તો દ્વારા ગાય માતાનું પૂજન કરાયું હતું આજની અમાસને પીંઠોરી અમાસ પણ કહેવાય છે આજે પિતૃતર્પણનો પણ વિશેષ મહિલા છે

ત્યારબાદ સૌ કોઇ શ્રાવણી અમાસ મેળામાં ભાગ લેવા પહોંચ્યા હતા

કુબેર દાદાને દુધ પાણી શેરડીનો રસ અને મધ સહિત વિવિધ ચીજ વસ્તુઓથી અભિષેક કરવા મોડી રાતથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આજે કુબેરદાદાના દર્શન કરી દેશ વહેલી તકે વિશ્વ ગ્રુરુ બને તેવી કામના કરી હતી શ્રી ચુડાસમાએ કેવડિયા નજીક શુલપાણેશ્વર મહાદેવ મંદિર નાંદોદ તાલુકાના હરિઓમ પ્રજ્ઞાન તીર્થ મહાદેવ મંદિર તથા સરદાર સરોવર ડેમ ઉપર આવેલા મહાદેવ મંદિરના પણ દર્શન કરી પૂજા અર્ચના કરી હતી